પ્રાદેશિક સમાચાર નિકીતા શાહ વાંચે છે

વાયુ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રના કાંઠે આવતીકાલે અને પરમદિવસે ભારે વરસાદ પડવાની સંભાવના છે

અમરેલી ભાવનગર ગીરસોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા જામનગર કચ્છ રાજકોટ ઉપરાંત દિવ જિલ્લાઓમાં વાવાઝોડા સામે સતર્ક રહેવા ચેતવણી અપાઇ છે આ ઉપરાંત સુરત વલસાડ નવસારી દમણ તથા દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પજ્ઞ વરસાદ થવાની આગાહી છે સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવવાની શરૂઆત થઇ ચૂકી છે તો મધદરિયે ગયેલા માછીમારોને કિનારે પાછા ફરવાની ચેતવજ્ઞી પહોંચાડતા સંદેશા વહેતા મુકવામાં આવ્યા છે

મી

મી થવાની સંભાવના વ્યક્ત કરી છે

મી ની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લા કલેકટર તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ કાંઠાળા વિસ્તારના રહેવાસીઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે આ અંગે જિલ્લાના તમામ અધિકારીઓને આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી સાથે સચેત રહેવા સૂચના અપાઇ છે આ ઉપરાંત આપદા વ્યવસ્થાપન પ્લાન મુજબ કાર્યવાહી કરવા અને જિલ્લા કન્ટ્રોલરૂમ સાથે સંકલનમાં રહેવાની પણ સૂચના છે

દરિયામાં ગયેલી બોટને પણ બોલાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આવતીકાલે અને ગુરૂવારે બે દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાવાઝોડાની સંભાવનાના પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરની બેઠક બોલાવાઇ હતી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આ બેઠક બાદ પત્રકારોને કહ્યું હતું કે ગાંધીનગર ખાતે કાર્યરત સ્ટેટ ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર આ કુદરતી આફત ઉપર ચાંપતી નજર રાખશે તથા રાહત બચાવ ટુકડીઓને વાકેફ રાખશે દરમ્યાન વેરાવળ ખાતે યોજાયેલા ખારવા સમાજના સમૂહલગ્નોત્સવમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાલી હવાઇમાર્ગે પ્રભાસ પાટણ પહોંચ્યા હતા અને સોમનાથ મંદિરમાં પૂજાદર્શન સાથે ગુજરાતના ઉન્નત વિકાસ માટે દાદાને પ્રાર્થના કરી હતી

ડાંગ જિલ્લામાં ચોમાસા દરમ્યાન સર્જાતી આફત સામે આગોતરી તૈયારી કરવાનું કામ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર એન

મુખ્યમંત્રીક્રીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાર્માસ્યૂટીકલ એન્ડ હેલ્થકેર એકઝીબિશનનો પ્રારંભ કરાવ્યો હતો

શ્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જનઔષધિ યોજનામાં ગરીબ માનવીને પજ્ઞ સસ્તી અને શ્રેષ્ઠ દવા મળે તેવી નેમ રાખી છે તેમાં દવા ઊદ્યોગકારો નિષ્ઠાથી સહભાગી બને તેવી અપેક્ષા છે

આ સેન્ટરમાં વેટરનીટી ડોકટર લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર તેમજ એનિમલ કિપર હાજર રહેશે વન્યજીવોના સંરક્ષણ માટે હોસ્પિટલ એમ્યુલન્સ સી સી ટીવી આધુનિક પાંજરા જેવી સુવિધા ઊભી કરાશે

કટક ખાતે ચાલી રહેલી સબ જુનિયર છોકરીઓની રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશીપમાં ગુજરાતની ટીમે ગઇકાલે બીજી મેચ જીતી લીધી છે

બંને મેચોમાં અમદાવાદની ખેલાડી ખુશ્બુ સરોઝ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો

રાજકોટ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયન શીપમાં રેલવે પરિવારની આર્ચીએ બે ગોલ્ડ અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા

રાજ્યકક્ષાએથી મંત્રીશ્રી સહિત બોર્ડ નિગમના ચેરમેન અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે લાયઝન અધિકારી સહિત સંબંધિત કર્મચારીઓને સત્વરે તાલીમ માર્ગદર્શન આપવા કલેકટરશ્રીએ સૂચના આપી છે

જેમાં તાત્કાલિક આ અંગેની તાલીમ આપી સુસજજ કરવાની સૂચના ડાંગ કલેકટર શ્રી એન

ડામોર આપી છે